વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ મતદારોને રીઝવવા સઘન પ્રયાસો કરી રહ્યા છે

થોડા દિવસ પહેલા તમામને પ્રાથમિક તાલીમ આપવા આદેશ થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ આદેશે ઓબ્ઝર્વર તેમને જે મતદાન બુથપર કામગીરી સોંપવામાં આવેલ છે તે અહેવાલ સીધો જ ઓબ્ઝર્વરને સોંપશે તેવુ માહિતી આપતા ચુંટણી શાખાના સતાવાર સુત્રોએ જણાવ્યુ હતું

રાજયના ગૃફ વિભાગના અધિક મુખ્ય સચિવ આનંદ મોફન તિવારી પાણી પુરવઠા વિભાગના સચિવ જે

ગુપ્તા સીમા સુરક્ષા દળના મફા નિયામક જી એસ મલિક બોર્ડર રેન્જના મફાનિયામક ડી ડી વાઘેલા વગેરે કોટેશ્વર લખપત વગેરેની મુલાકત લઈ સમિક્ષા ફાથ ધરી હતી આ અધિકારીઓએ જખૌ અને માંડવી બંદરની પણ મુલાકાત લીધી હતી ચંદ્રવદન પદ્દણી વાવાઝોડા સહાય ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મણીપુર અને અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે જીવ ગુમાવનારાના પરીવારજનો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી દરેકને બે લાખ રૂપિયા મંજૂર કર્યા છે

ટવીટર પરના સંદેશામાં શ્રી મોદીએ કહયું કે અધિકારીઓ પરિસ્થિતિ અંગે બારીકાઈથી નીરીક્ષણ કરી રહયાં છે અને અસરગ્રસ્ત લોકોને શકય તેટલી તમામ મદદ કરવામાં આવી રહી છે તેમણે અસરગ્રસ્ત લોકોના પરીવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે

ગુજરાતે ગઇકાલે વાવાઝોડા અને કમાેસમી વરસાદનો અચાનક અનુભવ કર્યા બાદ ઉનાળુ તડકાે નીકળે તે વા દિવસની આગાહી જનતા અને ખાસ કરીને ખેડૂતો માટે રાહતના સમાચાર બની રહેશે

ભુજમાં વિવિધ જૈન સંઘો દ્રારા શોભાયાત્રા નીકળી હતી

જિનાલયોને શુશોભિત કરાયા છે ગાંધીધામમાંડવી મુન્દ્રામાધાપર વગેરે સ્થળોએ તેમજ જૈન ચૌવીસીના સ્થાનકો ખાતે પણ વિવિધ કાર્યક્રમો સાથ મફાવીર જયંતીની ઉજવણીના સમાચારો મબ્યા છે મહાવીર જયંતી નિમિતે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને ગુજરાતના રાજયપાલ તથા મુખ્ય મંત્રીએ શુભકામના પાઠવી છે

ભુજમાં હાટકેશ્વર મહાદેવના મંદિરે આવતી કાલે સવારે પુજન અર્ચન સમુહ યજ્ઞોપવિત લધુરૂદ્ર અને શોભાયાત્રા વિગેરે કાર્યક્રમો યોજાસે હાટકેશના પાટોત્સવની પુર્વ સંધ્યાએ આજે સાંજે જ્ઞાતિના વિશેષ સિધ્ધિ મેળવનારાઓ અને દાતાઓનું સન્માન અને સાસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયુ છે અંજારમાં આવતી કાલે લધુરૂક્ર યજ્ઞ યોજાસે ગાંધીધામ ખાતે નાગર જ્ઞાતિ દ્રારા રૂદ્દી પુજામહા આરતી સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે